આજનો દિવસ મહિલાઓના સાંસ્કૃતિક રાજકીય આર્થિક અને સામાજીક ઉપલબ્ધિઓની અને અસાધારણ મહિલાઓની હિંમત અને દ્રઢ સંકલ્પની ઉજવણીનો અવસર છે

સરકારે શિક્ષણ આરોગ્ય અને લૈગિક સમાનતા માટેની અનેક પહેલો શરૂ કરી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશની તમામ મહિલાની શુભકામનાઓ પાઠવી છે અને આજના દિવસને મહિલાઓના સન્માન સુરક્ષા અને સશક્તિકરણને સમર્પિત કરવા કહ્યું છે તેમના સંદેશમાં શ્રી કોવિંદે કહ્યું કે મહિલાઓ પરિવાર સમાજ અને રાષ્ટ્ર માટે પ્રેરણા છે અને સામાજીક સંરચનાનો મહત્વપૂર્ણ આધાર છે તેમણે મહિલાઓની પ્રગતિમાં બાધારૂપ બનતી પરંપરા અને નીતિઓના બદલવા પર ભાર મુક્વો આજે મહિલા દિવસ નિમિત્તે કેન્દ્ર દ્વારા સંરક્ષિત સ્મારકો પર મહિલાઓને વિનામુલ્ચે પ્રવેશ અપાશે

કાપડ મંત્રી સ્મૃતી ઊરાની તથા કૃષિ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં આ સમજુતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેમાં રેશમ ઉત્પાદનને વેગ આપવા ક઼ષિ વિજ્ઞાન કેન્દ્રની મદદ લેવાનો તથા રેશમ ઉત્પાદન માટે કૃષિ વનીકરણ મોડેલનો ઉપયોગ જેવી બાબતોનો સમાવેશ કરાયો છે સુશ્રી સ્મૃતી ઈરાનીએ જણાવ્યું હતું કે રેશમ ઉત્પાદકોને નવી ટેકનોલોજીના ઉપયોગની તાલીમ પણ અપાશે

મનિષ કૌશિકે સુવર્ણ વિકાસ કૃષ્ણ મોહમ્મદ હુસામુદ્દીન આશિષ કુમાર સુમી સાંગવાન અને સતિષ કુમારે રજત ચંદ્રકો મેળવ્યા છે મહિલા વર્ગમાં પૂજા રાની જૈસ્મીન અને સિમનરજીત કૌરે રજત અને મેરી કોમે કાંસ્ય ચંદ્રકો મેળવ્યા છે